બંને બિલ ખરીદદારોની ઉપલબ્ધતા વધારવાના લક્ષ્યમાં છે કોઈ પણ લાઇસન્સ અથવા સ્ટોક મર્યાદા વિના મુક્ત વેપાર કરવા દેતા ખેડૂતોના ઉત્પાદને તેમના ઉત્પાદન માટે સારા ભાવ મળે છે તેઓ આ વર્ષે જૂનમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા બે વટહુકમોની જગ્યા લેશે

મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાના વિચારો નમો એપ અથવા માય ગોવ ઓપન ફોરમ પર પણ મોકલી શકે છે

આર સી કેન્દ્રના મદદનીશ પોષણ શાસ્ત્રી ભાવિનીબેન દવેએ જણાવ્યુ હતું કે પોષણમાસ દરમ્યાન બાળકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવા સાથે હેન્ડ સેનેટાઈઝર સહિતના સ્વચ્છતાના સાધનોની કિટ આપવામાં આવશે આશુ તોષ અંતાણી કચ્છ કોવિડ સમિક્ષા બેઠક કચ્છ જીલ્લાના કોવિડ પ્રભારી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા તેમજ સાવચેતીનાં પગલાં ભરવા અને જનજાગૃતિ માટે વિવિધ નવ સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં સર્વેલન્સ ટીમ ઘરે ઘરે જઈ કોવિડ સર્વે કરશે

સર્વેલન્સ ટીમના ભાગરૂપે ટેસ્ટિંગ ટીમ પણ કાર્યરત થશે આ બધી ટીમોને જરૂરી ડેટા વગેરે પૂર્ડુ પાડવાની તેમજ એકત્ર કરવાનું કામ ડેટા એનાલિસીસ ટીમ કરશે આ બેઠકમાં જીલ્લા કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારી સહિત સંલઝ્ન તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

કે ની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક થોજાઇ હતી આ બેઠકમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના પ્રમુખ મનુભા જાડેજા સેવા ભારતી ફાઉન્ડેશનના વિનયકાંત માંડલિયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોરને તેમની રજૂઆતો બાદ કલેકટરે સૂ ચિત કર્યા હતા કે લાભાર્થીઓને મળવાપાત્ર લાભો ઝડપથી અને ત્વરિત રીતે અપાશે જયાં તકલીફ કે પ્રશ્નો છે તેનો તત્કાળ નિકાલ કરાશે જિલ્લા પુરવઠા અધિકારી ડો રીના ચૌધરીએ ર યાયેલી સમિતિની વિગતો પૂ રી પાડી હતી તેમજ ઓનલાઇન રેશનકાર્ડ એનએફએસએ અને નોન એનએફએસએની તાલુકાવાર કાર્ડ અને જન સંખ્યા તેમજ જથ્થા વિતરણ અને દુકાનોની સ્થિતિની ઉપસ્થિતિને વાકેફ કર્યા હતા

જેના માટે પરીક્ષાર્થીઓ ઓનલાઈન પ્રવેશપત્ર બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે આશુ તોષ અંતાણી ભુ જ સેવાકીય પ્રવૃતિ જીલ્લામથક ભુજની માનવ જયોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્રારા ફાલમાં યાલી રહેલા અધિક માસ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે આ કાર્યોમાં સહભાગી થવા સંસ્થાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે

ટી

પી